પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

જેમાં અનેક નવા વિધેયક અને સુધારા વિધેયક લાવવામાં આવશે ગુહરાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં વિધાન સભાના ચોમાસું સત્રનો નિર્ણય લેવામાં આવ્યો છે શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે ચોમાસું સત્રના પહેલા દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ દિવંગત શ્રી પ્રણવ મુખર્જીના નિધનને પગલે શોક પ્રસ્તાવ લવાશે ત્યાર બાદ વિવિધ વિધેયકો અને સુધારા વિધેયકો ગૃહમાં રજૂ કરાશે જેમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ પાસાના સુધારા ગુંડા નાબૂદી ધારા મહેસૂલ રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારા જેવા સુધારા વિધેયક લાવશે આ ઉપરાંત રાજ્યમાં લોકડાઉન અને અનલોક દરમિયાન કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવામાં આવશે જાણવા મળ્યા મુજબ કોવિડ મહામારી પછી પહેલી વખત મળી રહેલી વિધાન સભામાં કોરોના માર્ગદર્શિકાનું કડકાઇથી પાલન કરવામાં આવશે વિધાનસભાના સત્ર પહેલા મુખ્યમંત્રીથી લઈ ધારાસભ્યો અધિકારીઓ સુરક્ષા અધિકારીઓ વગેરે તમામને કોવિડ પરીક્ષણ કર્યા પછી જ ગૃહમાં પ્રવેશ આપવામાં આવશે મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનો શુભારંભ કરશે અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનામાં ખેડૂતો પોતાની ખેદ પેદાશ સંગ્રહ કરી સારા ભાવ મળે ત્યારે વેચાણ કરી શકે તે માટે નાના ગોડાઉન બાંધવામાં સહાય કરશે જ્યારે કિસાન પરિવહન યોજનામાં ખેડૂતો પોતોના પાક લઈ જઈ અને લાવી શકે તે માટે મધ્યમ માલવાહક વાહન સહાય કરશે

આણંદ આંતર રાષ્ટ્રીય કોન્ફરન્સ આણંદ ખાતે બીવીએમ કોલેજ દ્વારા એઆઇસીટીઇ સીવીએમ જીટીયુ અને ઇન્ડિયન સોસાયટી ફોર ટેક્નિકલ એજ્યુકેશનના સંયુક્ત ઉપક્રમે રિસર્ચ એન્ડ ઇનોવેશન ઇન સાયન્સ એન્જિનિયરીંગ અનેડ ટેક્નોલોજી વિષય પર આંતર રાષ્ટ્રીય કોન્ફરન્સનો પ્રારંભ થયો છે

ટેક્નિકલ એક્સપર્ટ તરીકે રશિયાની યુરલ ફેડરલ યુનિવર્સિટીમાંથી એલેક્ઝાન્ડર જેરમાનેન્કો નાસામાંથી ડો ગૌતમ યદ્દોપાધ્યાય અમેરીકન યુનિવર્સિટીમાંથી ડો સીરીન સહિત અનેક પદાધિકારીઓ ભાગ લઇ રહ્યા છે

અનિલ સફસ્ત્રબુદ્ધે આ પ્રસંગે જણાવ્યું હતું કે નવી શિક્ષા નીતિથી મોટાભાગની શૈક્ષણિક સંસ્થા સ્વાયત્ત શૈક્ષિણક સંસ્થા બનશે અને જે અસક્ષમ હોય તે બીજી સંસ્થા સાથે જોડાણ કરશે હાલની પરિસ્થિતિમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ મિકેનિકલ ટોયઝ મોબાઇલ એપ્લિકેશન વગેરે બાબતે બીજા દેશો પર આધાર રાખવો પડે છે જેથી એઆઇસીટીઇ યુજીસી ડીએસટી તથા અન્ય ફંડિગ એજન્સીઓ પણ સંશોધનોને નાણાંકીય પીઠબળ આપવા માટે આગળ આવી છે પ્રોફેસર્સ તથા વિદ્યાર્થીઓએ ઇનોવેશન અને રિસર્ચ માટે આગળ આવવું જરૂરી છે

જેથી દરેક પાસાઓને ધ્યાને લેતાં રિસર્ચ અને ઇનોવેશનની અગત્યતા વધી જાય છે કોન્ફરન્સનો હેતુ ઓબ્જેક્ટિવ સાયન્સ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજીસ પર વર્તમાન સમયમાં પડકારો પર સંશોધનો રજૂ કરવા માટે પ્લેટફોર્મ પુરું પાડવાનો છે

જી વચ્ચેની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો રાજ્ય વાહનવ્યવહાર શાખાના પોલીસ વડા પિયુષ પટેલે રાજ્યના પોલીસ કમીશનરો તથા જીલ્લા પોલીસ વડાઓને ફેલ્મેટ નફી પહેરનાર વાહન ચાલક સામે દંડની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે

યુમાં રાત્રીના સમયે લાગેલી આગની દુર્ઘટનાની તપાસ નાયબ મ્યુનીસીપલ કમિશ્નર સુધિર પટેલના વડપણ હેઠળ ચાર સદસ્યોની કમિટિ કરશે આ સમિતિને ઘટના સ્થળની મુલાકાત લઈ ઝીણવટીભરી તપાસ કરી વિગતવાર અહેવાલ વેહલામાં વેહલી તકે રજૂ કરવા સૂચના આપવામાં આવી છે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ પ્રમાણે આ આદેશ કરવામાં આવ્યો છે

તેમણે ઉમેર્યું હતું કે કેન્સરની સારવાર માટે લિનિયર એક્સીલિરેટર અને સિટી સિમ્યુલેટર મશીન અઠ્ઠી ઉપલબ્ધ બનતા સૌરાષ્ટ્રના લોકોને અમદાવાદ ધક્કો નહીં ખાવો પડે કૂલ ઉત્પાદન રાજય ના બાગાયત વિભાગે જણાવ્યુ છે કે રાજ્યમાં સૌથી વધુ કૂલ ઉત્પાદન મધ્ય ગુજરાતમાં થઈ રહ્યું છે

રાજ્ય પાલ રાજ્પાલ આચાર્ય દેવવ્રતે રાસાયણિક ખેતીના દુષ્પરિણામથી બચવા અ ગુણવત્તાયુક્ત પાક મેળવવા પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કર્યો છે

વધુમાં મંત્રીશ્રી યાવડાએ એમ પણ ઉમેર્યું કે આ રીનોવેશન અને અપગ્રેડેશનની કામગીરીથી મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓની સગવડમાં વધારો થશે તથા એક મજબુત માળખાનું નિર્માણ કરવામા મદદ મળી રહેશે